અને ઈમારતો જમીનમાં તિરાડો પડી ગઈ હતી ભૂકંપના આંચકા સમયે જીલ્લામાં અંજાર ભચાઉ રાપર તાલકાના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પણ યાલુ હોતા લોકોઈ હાલત કફોડી બની હતી સદભાગ્યે ભૂકંપના આ આંચકા બાદ જીલ્લાના કોઇપણ સ્થળેથી જાનમાલની મોટી નુકસાનીના સમાચાર પ્રાથમિક તબબકે જાણવા મબ્યા નથી દરમિયાન મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ભૂકંપના આંચકા બાદ તરત જ કચ્છ જીલ્લાના કલેકટર પ્રવીણ ડીકે સાથે ટેલીફોનીક વાતચીત કરી પરિસ્થિતિની જાણકારી મેળવી હતી અને આ આંચકાના કારણે જો કોઈ નુકશાન થયું હોય તો તેની વિગતો મેળવવા સુયના આપી હતી તેમને વધુમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ કંદ્રોલ રૂમ પણ વધુ સઘન રીતે કાર્યરત કરવા સુચન કર્યું હતું

દિવસ ભાર વાદળછાયા વાતાવરણ બાદ જીલ્લામાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક સ્થળોએ ઝાપટા પડ્યા હતા